પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

તેમણે કહ્યું કે ભારતમાં બનાવવામાં આવેલી બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે

આ બે રસીઓ સિવાય અન્ય ચાર રસી પણ વિકસીત કરવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફન્ટલાઈન કર્મચારીઓને આ રસી આપવામાં આવશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આ ત્રણ કરોડ લોકોને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

તેમણે કહ્યું નિષ્ણાંતોએ દેશવાસીઓને અસરકારક રસી પૂરી પાડવા તમામ સાવચેતી રાખી છે શ્રી મોદીએ કહ્યું સરકારે કોઇ પણ આડઅસરને પહોંચી વળવા માટેની તૈયારી સુનિશ્ચિત કરી છે

ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ ની માહિતી અને વિગતો મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનશ્રી ને સવિસ્તર આપી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આ બેઠકમાં જોડ્યા હતા

તમામ જીલ્લાઓ અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં આજથી શિક્ષણનો આરંભ થયો છે જિલ્લાના તમામ તાલુકાની શાળાઓના વર્ગખંડોમાં કોરોના ગાઈડ લાઈનનુ ચુસ્તપણે પાલન થાય અને વિ દ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર પોસ્ટરો સ્ટીકરો ચોંટાડી દેવાયા છે અને સરકારની ગાઈડ લાઈનનું યુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં વસ્રા ડલ ખાતે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ રીતે સંદેશ આપ્યો

વ્યાસે વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું હતું કે શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ

પાટણ જિલ્લામાં હારીજ ખાતેની કે

હાઈસ્કુલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝરની વેલકમ કીટ સાથે શાળાના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે નર્મદાની એક અને ભરૂચની ત્રણ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આવકાર્ય હતા આ પ્રસંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સમયની માંગ સાથે રાજ્ય સરકારે આજથી શાળાઓ ચાલુ કરવાનો જે નિર્ણય લીધો છેજે ખૂબ જ યોગ્ય છે

દેશભરમાં શાળાના વિદ્યાર્થીઓને અંતરીક્ષ ટેકનોલોજી સંબંધિત નવીનતાઓના ક્ષેત્રમાં અંતરીક્ષ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદેશથી ઇસરો એક્સો અટલ ટિંકરિંગ લેબ અપનાવશે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવકુમારે કહ્યું કે સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો આત્મિનિર્ભર ભારતની દિશામાં પરસ્પર તાલમેલ સાથે કામ કરે છે તે સારી બાબત છે નીતિ આયોગ અને ઇસરો વચ્ચે સહકાર તેનું મુખ્ય ઉદાહરણ છે

ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશન અંતર્ગત નીતિ આયોગે સમગ્ર દેશમાં સાત હજાર અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના કરી છે

આ એવોર્ડ સમારોહમાં પાલીતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીચ ઓફ ગુજરાત શ્રી સોમનાથ મંદીરને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત મોઢેરા સૂર્યમંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત પદ્મશ્રી પિયુષ પાંડેને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેજ પેલેસ અને લોકડાઉન દરમિયાન એક લાખ જેટલા શ્રમિકોને નિઃશુલ્ક વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્સને નોબલ ઇનિશીયેટીવ ઇન પેન્ડેમીક એવોર્ડ અને એસ

ને બેસ્ટ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા હતા

પશુપાલન અને ડેરી વિભાગે બર્ડફ્લુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે

ગુજરાતમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે એકસાથે ચાર કાગડાના મોત થતાં ગત છઠી જાન્યુઆરીએ મૃત કાગડાના સેમ્પલ ભોપાલની હાઇ સિકયુરીટી એનીમલ ડીસીસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ગઇકાલે રવિવારે ભોપાલથી ચારેય કાગડાના રિપોર્ટ માં બે મૃત કાગડામાં બર્ડફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ પશુપાલન વિભાગ દોડતું થઇ ગયું છે